એટલે ખેતી તેમજ પીવા માટે કચ્છ જિલ્લાના નાગરિકો અને ખેડુતોને નર્મદાનું પાણી ખુબ ઝડપથી મળતુ થઈ જશે તે ઉપરાંત ગઢસીસા સામુહિક આરોગ્ય કેન્દ્રનું પણ ઈ લોકાર્પણ કર વા માં આવ્યુ હતું આ પ્રસંગે ભુજ સર્કિટ હાઉસ ખાતે સામાજીક અને પછાત વર્ગોનું કલ્યાણ રાજયમંત્રી શ્રી વાસણભાઈ આહિરસાસંદ શ્રી વિનોદભાઈ ચાવડાધારા સભ્ય ડો નિમાબેન આયાર્યવિરેન્દ્રસિંહ જાડેજા શ્રીમતી માલતીબેન મહેશ્વરી તેમજ સ્થાનિક આગેવાનો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

તેવામાં જિલ્લામાં પણ ફવે કોરોના સંક્રમણ વધુ ઘાતક બની રહ્યુ છે